ભાજપના નેતાઓ રાજ્યમાં વિવિદ્ય સ્થળે ચૂંટણી પ્રચાર સભાઓ કાર્યકર સંમેલનો ચોજી રહયા છે

રાજકોટમાં આજી ડેમ પર વીજે થાંભલો ઘરાશાચી થતાં પાણી પ્રવઠાને અસર થઇ હતી અા વિસ્તારમાં કરા સાથે માવઠ્ થચ્ હતું મહેસાણામાં વીજળી પડતા એકનું મોત થયુ હતુ

અમદાવાદ ગાંઘીનગર રાજકોટ તેમજ અન્ય શહેરોમાં કમોસમી વરસાદ થયાનું જાણવા મળેલ છે કચ્છમાં આજે સવારથી આકાશ વાદળછાયું રહયા પછી બપોરથી સૂર્ય પ્રકાશિત વાતાવરણથી લોકોએ હાશકારો અનુભવ્યો છે દરમ્યાન રાપર તાલુકાના થાનપર ગામે કરા સાથે વરસાદી ઝાપટું થયું હતું અંજાર વિસ્તારમાં હવામાન પલટાતા કેરીના પાકને મોટા નુંકાશાનનું અંદાજ છે

મીરા સોરભે જણાવ્યુ હતુ કે ભારતીય ચૂંટણી પંચના નિર્દેશન અનુસાર સમાચાર વિભાગ સાથે આકાશવાણીનો તમામ સ્ટાફ લોકતંત્રમાં વધ્ ને વધ્ય મતદાન થાય તે માટે વિવિધ કાર્ચક્રમો થકી સતત પ્રચત્નશીલ છે દરમિયાન આ પ્રસંગે આકાશવાણી સમાચાર વિભાગના આર સરવૈયા સહિત આકાશવાણીનો કાર્ચક્રમ અને ટેકનિકલ સ્ટાફ ઉપસ્થિત રહયો હતો

મુક્ત કરાયેલા માછીમારો પૈકી સાત માછીમાર નવસારીના કૃષ્ણપુર ગામના વતની હોવાથી ત્યાં આનંદ છવાયો છે

વેરાવળ ખાતે તમામ માછીમારોને એક સાથે લાવી ઓળખવિષિ સહિતના કામ હાથ ધરાશે ત્યાર બાદ ફિશરીઝ વિભાગ દ્વારા તમામ માછીમાર ભાઇને તેમના પરિવારને સોંપાશે

મતદાન દિવસથી માંડી મતગજ્ઞતરીના દિવસ સુધી આ જાહેરનામું અમલમાં રહેશે